પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે છ વાગ્યે આકાશવાણી પરથી પ્રસારીત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો રજૂ કરશે

તેમણે કહ્યું કે બંને દેશો તેમના નાગરિકો માટે સલામત વિદ્ય સુનિશ્ચિત કરવા આતંકવાદ સામે લડત આપવા પ્રતિબદ્વ છે

શ્રી કોવિંદે ભારત ને બ્રાઝિલને નજીકના મિત્ર દેશો ને વ્યુહાત્મક ભાગીદાર દેશો તરીકે ઓળખાવ્યા છે